રાજ્ય સરકારે વેટની બાકીની વસૂલાત માટે વેરા સમાધાન યોજના હેઠળ બાકી વેરાની યૂકવણીની મુદતમાં ત્રણ માસનો વધારો કરી આપ્યો છે

અને ત્યારપછીના હપ્તા ઓગસ્ટ અને ત્યાર પછીના મહિનાઓમાં ભરવાના રહેશે

આ વેબિનારમાં રાજ્યની ખ્યાતનામ સંસ્થાઓના નિષ્ણાંતો સંબંધિત વિષયોપર માર્ગદર્શન આપશે ગઇકાલે પ્રથમ વેબિનાર ક્લાઈમેટ પોલીસી અને ગવર્નન્સના વિષય પર યોજાયો જેમાં આઈ

એમ અમદાવાદના પ્રોફેસર અમિત ગર્ગ દ્વારા પ્રેઝન્ટેશન કરાયું હતું જેમાં તેમણે ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ પોલીસીઓથી ક્લાઈમેટ ચેન્જ શમન અને અનુફ્નલનની અસરો અંગે ઊંડાણમાં સમજ આપી હતી

આ ચારેય પોઝીટીવ કેસ તળાજાના છે જેમાંથી બે પોઝીટીવ દર્દીના ઘરે રાજકોટના કોરોના પોઝીટીવ તબીબ આવ્યા હતા જેથી બે દર્દીઓ કોરોના સંક્રમિત થયા જ્યારે અનાજ બજારમાં મજૂરી કામ કરતાં એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે જ્યારે અન્ય એક પોઝીટીવ દર્દી મહ્વા માંથી નોંધાયેલ છે જેના પિતા અગાઉ પોઝીટીવ આવતાં અન્યોને ક્વોરોન્ટાઇન કરાયાં હતા પિતા બાદ હવે તેમની પુત્રીનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે

આ નવ કેસની ટ્રાવેલ હિસ્રીજે મહારાષ્ટ્ર્લ અને બિહારની છે અને સરકારી મંજૂરી બાદ પ્રવેશ મેળવી ક્વોરોન્ટાઇનમાં હતા

ઇ સહિતના વેપાર ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી જેની ફળશ્રુતિ પરિણામે લોન સહાય મંજૂર થઈ હતી

વંદે ભારત વંદે ભારત મિશનના ત્રીજા ચરણ અંતર્ગત બાંગ્લાદેશ યુક્રેન તથા કુવૈતમાં ફસાયેલા ભારતીયોને લઈ ત્રણ વિમાનો ગઇકાલે અમદાવાદ પહોંચ્યા છે

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે વધુ માહિતી આપી હતી

જો કે મંદિરમાં સેનેટાઇઝ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક સાથે જ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે આવનાર તમામ દર્શનાર્થીઓ માત્ર દર્શનનો જ લાભ લઇ શકશે આરતીનો લાભ નહિં લઇ શકે સરકારની કોરોના અંગેની તમામ ગાઇડલાઇનનું યુસ્તપણે પાલન થાય તે પ્રકારની મંદિર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જીટીયુ પરીક્ષા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા વિવિધ શાખાઓના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે

આ ઉપરાંત જીટીયુએ વિદ્યાર્થીઓની સાનુકૂળતા માટે ઓનલાઇન પરીક્ષા આપવા માટેની પણ વ્યવસ્થા કરી છે

જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા ઓનલાઈન કે ઓફલાઈન આપવાની પસંદગી કરવાની રહશે જેથી જે વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોના છે તેમને પણ આ ઓનલાઈન પરીક્ષાના કારણે ફાયદો થશે કોરોનાના સમયમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું ના થાય તેની સંપૂર્ણ તકેદારી રાખવા માટે તાજેતરમાં જીટીયુ દ્વારા સંલઝ્ન તમામ કોલેજના પ્રિન્સિપાલ સાથે ઓનલાઇન મીટીંગ કરવામાં આવી હતી જેમાં પરીક્ષાના આયોજન બાબતે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ચોમાસુ નૈઋત્યનું ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને હાલ તેની ઉપલી ધરી દક્ષિણ ગુજરાત સુધી જ પહોંચી છે તેના લીધે રાજ્યના વલસાડ અને ડાંગ જીલ્લા ઉપરાંત કેન્જશાસિત દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારોમાં જ એકાદ બે સ્થળે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે રાજ્યના બાકીના ભાગોમાં હાલ હવામાં ભેજનું પ્રમાણ વધતું જવાની સાથે ગરમી પણ થોડી વધવાના કારણે દિવસે ઉકળાટ અનુભવાઇ રહ્યો છે

આ દિવસોમાં વલસાડ નવસારી ડાંગ તાપી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જીલ્લા અને કેન્નશાસિત પ્રદેશ દમણ દાદરાનગર હવેલી અને દિવમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે જ્યારે અન્ય સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે